કોરોનાના વધુ કેસ નોંધાયા હોય તેવા જિલ્લાઓની વિગત આ મુજબ છે

પરપ્રાંતીય રાજ્ય સરકારે રાજ્યમાં ફસાયેલા પરપ્રાંતીથો શ્રમિકોને તેમના વતન પરત મોકલવાનું શરૂ કર્યું છે

રાજય મંત્રી વાસણભાઇ આહિર સાંસદ વિનોદ ચાવડાએ લીલી ઝંડી બતાવી રવાના કરી હતી કચ્છમાં બે લાખથી વધારે મજૂરો કંપનીઓમાં કામ કરી રહ્યા છે

ધારાસભ્ય ડો નીમાબહેન આચાર્યના પ્રથાસોથી હાથ ધરાયેલી કાર્યવાહીને વ્યાપક બનાવીને આગામી દિવસોમાં મનરેગાનાં કામો શરૂ કરનારી પંચાયતો સુધી પહોંચાડીને શ્રમજીવીઓનાં આરોગ્યની પ્રાથમિક વ્યવસ્થા ઊભી કરવાની નેમ વ્યક્ત કરાઇ છે પંજાબ રાઇસલેન્ડ એગ્રોકુડ્સ પ્રાઇવેટ લિમિટેડના સહયોગથી ભુજ વિભાગના ધારાસભ્ય દ્વારા જથ્થો પુરો પડાયો હતો

આ ઉપરાંત કચ્છી બાંધણીની ડિઝાઇન પર આધારિત એક લાખ જેટલા માસ્ક તૈયાર કરવામાં આવશે ઢોરી વિસ્તારમાં મનરેગાનાં કામોની મુલાકાત લઇને ધારાસભ્યે શ્રમજીવીઓને દાતાઓની મદદથી પ્રોટીનયુક્ત ભોજન પૂરું પાડવાની જરૂરત આગેવાનોને સમજાવી હતી

બાઇટ લીડ બેંક ડિસ્ટ્રીકટ મેનેજર સંજય સિફા રીલિફ કમિટી કોરોના વાઈરસને લઇને દ્રક યલાવતા ડ્રાઈવર તેમજ કંડક્ટરને હાલાકીઓનો સામનો કરવો પડી રહ્યો છે ત્યારે અરવલ્લી જિલ્લાના મોડાસાની રીલિફ કમિટી દ્વારા આવા પરિવારોને એક હજાર રૂપિયાની સહાય આપવા માટેની તજવીજ હાથ ધરવામાં આવી છે આ સહાય જે તે ટ્રક ડ્રાઈવરના બેંક ખાતામાં જમા કરવામાં આવશે આ અંગે રીલિફ કમિટીના પ્રમુખ ઇકબાલભાઈ ઇપ્રોલિયાએ જણાવ્યું ફતું કે મોડાસા શહેર દ્રક એસોસિએશનનું હબ માનવામાં આવે છે ટ્રક ડ્રાઈવર અને કંડક્ટર ટ્રક લઇને અન્ય પ્રાંતમાં જતા હોય છે પણ જ્યારે તેઓ ધરે પરત ફરે ત્યારે તેઓને હોમ ક્વોરંટાઈન થતા હોય છે આ સાથે જ હાલ રમઝાન મહિનો છે ત્યારે આવા પરિવારોને મોડાસા રીલિફ ફંડ દ્વારા ચાર સો છપ્પન જેટલા પરિવારોના ખાતામાં એક હજાર રૂપિયાની સહાય આપવામાં આવી રહી છે જેથી રમઝાન મહિનામાં તેઓ ઉપયોગ કરી શકે

આણંદ પર પ્રાંતીય આણંદ જિલ્લામાં રહેતા પરપ્રાંતીથ નાગરિકોને તમામ કાર્યવાહી બાદ આજે આણંદ રેલવે સ્ટેશનથી લખનઉ જવા માટે સ્પેશિયલ ટ્રેનની વ્યવસ્થા કરવામાં આવી હતી આણંદ રેલવે સ્ટેશનથી ખાસ ફરજ ઉપરનાં સયિવ સંદિપક્રમાર કલેક્ટર આર

ગોહિલ અને સાંસદ મિતેશભાઈએ લીલી ઝંડી આપીને ટ્રેનને રવાના કરી હતી

હવે આવતીકાલે બિહાર માટે વ્યવસ્થા કરાશે

ટ્રેનમાં મુસાફરી કરનાર તમામ શ્રમિકો અને તેના પરિવારજનોનું મેડીકલ ચેકઅપ કરીને સોશ્ચિલ ડિસ્ટન્સીંગ જળવાઈ રહે તે પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે

રેલ્વે તંત્ર દ્વારા તમામ કોયને બે વખત સેનિટાઈઝડ કરવામાં આવ્યા હતા તેમજ રેલવેની મુસાફરી દરમ્યાન શ્રમિકોને બપોરનું તથા રાત્રિનું ભોજન રેલ્વે તંત્ર દ્વારા આપવામાં આવશે રક્તદાન છોટા ઉદેપુર જિલ્લાના કવાંટ પાસેના ચિલિયાવાંટ ગામની મહિલાને પ્રસુતીની પીડા ઉપડતાં હોસ્પિટલ લવાઈ હતી પ્રસુતી પૂર્વે મહિલાને લોફીની ઉણપ જણાતા એક યુનિટ બ્લડ ની જરૂર પડી હતી

પરંતુ પવિત્ર રમઝાન માસમાં રક્ત દાન કર્યું એ પણ રોઝા સમાન છે

શ્રમિકો ના હોબાળા ને લઈ સુરત અને તાપી જિલ્લાના પોલીસ ના ઉચ્ય અધિકારીઓનો કાફલો ઘટના સ્થળે પહોચી ગયો અને કાયદો અને વ્યવસ્થા જાળવવાની અપીલ કરી હતી